આગ્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે દેશના માળખાગત સુવિધામાં સુધારો લાવવા માટે વિશ્વભરમાંથી રોકાણ આકર્ષિતી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે શ્રી મોદીએ કહ્યુ કે રાષ્ટ્રીય માળખાગત પાઈપલાઈને પ્રોજેક્ટસ હેઠળ સો લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે તેમણચ્યે કહ્યુ કે મલ્ટિમોડેલ કનેક્ટિવિટી ઈન્ફાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન પર પણ કામ કરવામાં આવી રહ્યુ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વીડિયો કોન્ફરન્સ વડે ઉત્તરપ્રદેશા આગ્રામાં મેટ્રો પ્રોજેકટના નિર્માણ કાર્યનુ ઉદઘાટન કર્યા બાદ આ મુજબ જણાવ્યુ હતું

અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિવારે કેન્દ્ર સરકાર અને ખેડૂતોના આગેવાનો સાથે પાંચમા તબક્કાની ચર્ચા યોજાઈ હતી આ બેઠકમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને ખાતરી આપી હતી કે લઘુત્તમ ટેકાના ભાવોની પધ્ધતિ યાલુ રહેશે તેમણે ખેડૂતોને બધા જ મુદ્દાઓ કેન્દ્ર સરકાર ધ્યાનમાં લેશે અને વિચારણા કરશે તેમ જણાવ્યું હતું શીતલ વૈશ્નવ રવિશંકર પ્રસાદ વરીષ્ઠ ભાજપનેતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે કોંગ્રેસ સહિત ના બિન ભાજપી વિરોધ પક્ષ કેન્દ્ર સરકારના પ્રયત્નોનો વિરોધ કરવા માટે દેશમાં વિરોધ કર્વા માટે દેશમાં વિરોધ કરી રહ્યા છે

કોંગ્રેસ એને સી પી

હાઈવે બ્લોક કરનારાદુકાન બંધ કરાવનારા કે સોશિયલ મીડિયામાં ગેરરીતિ કરનાના વિરૂધ્ય કડક કાર્યેલાફી થશે

તો કચ્છમાં પણ આજ રોજ જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવિણા ડી

જેમાં એક દિવસ માટે યાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા ઉપર રોક લગાવવામાં આવી છે અને લગ્ન પ્રસંગ કે સ્મશાન યાત્રા ઉપર જાહેરનામું લાગુ પડશે નહી દરમ્યાન કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ તથા જિલ્લાની ભુજ સહિતની યારેય એપીએમસીએ બંધમાં નફી જોડાવાનો નિર્ણય કર્યો છે